જેના ઉપ્લક્ષામાં કેન્દ્રીય કાયદો અને ન્યાય સંચાર ઇલેક્ટ્રોનીક્સ તથા સુચના અને પ્રોદ્યોગીકી મંત્રી શ્રી રવિશંકર પ્રસાદ અમદાવાદ ખાતે પત્રકાર પરિષદ ને સંબોધન કરશે

આસુતોષ અંતાણી કરછ મહીર સમગ્ર રાષ્ટ્રની સાથે કરછ જીલ્લામાં પણ મહોરમનું પર્વ સંપૂર્ણ ધાર્મિક શ્રદ્ધા સાથે મનાવામાં આવી રહી છે

દરમિયાન આમાદ એક ખાતે તાજિયાનાં જલુસને સ્ટાર્ટ આપવા પૂર્વ ક્રીમી એકતા નો કાર્યક્રમ યોજાશે

જેના ભાગરૂપે ભુજમાં આજે સાઇકલ રેલી સાથે વિષયોચિત જાગૃતિ ફેલાવશે

કવિઓ જૈનનાં મહાજન ભુજ અને સર્વ સેવા સંઘનો અધ્યક્ષ તારાચંદ ભાઈ છેડાએ ડુંગરશીભાઈ દેહાવસાન અંગે ઊંડા દુઃખ ની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તેમના જવાથી જીવ દયા અને માનવસેવા ક્ષેત્રે ન પુરાય તેવી ખોટ પડી છે